ભારતના નિર્માણ માટે બધા જ મતભેદો ભુલી જઈને સાથે મળીને કામ કરવા સૌને અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે

કેન્દ્ર સરકારે ગુજરાત રાજસ્થાન અને હરિયાણામાં ભૂગર્ભ જળ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છે ભારતીય બેડમિન્ટન સંગઠને આગામી જાન્યુઆરીમાં બેંગકોકમાં યોજાનાર ત્રણ સ્પર્ધાઓ

તેમણે કહ્યું કે તેમની સરકાર ધર્મ અને જાતીના કોઈપણ ભેદભાવ વગર બધાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રની એનડીએ સરકાર છોકરીઓના ખાસ કરીને મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે ઘણી કામગીરી કરી રહી છે અને આ હેતુથી ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું

મોદી પુરસ્કાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યુહાત્મક સંબંધો મજબુત બનાવવામાં અને ભારતને વૈશ્વિક સત્તા તરીકે આગળ વધવા નેતૃત્વ પુરૂ પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લીઝન ઓફ મેરીટ પુરસ્કાર અર્પણ કર્યો છે ભારતના અમેરિકાના ખાતેના રાજદુત તરણજીતસિંહ સંધુએ પ્રધાનમંત્રી વતી અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓબ્રાયન પાસેથી આ પુરસ્કાર સ્વિકાર્યો હતો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન અને જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પણ લિઝન ઓફ મેરીટ પુરસ્કાર અર્પણ કર્યા હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ સમજૂતી કરાર મુજબ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં એડવાન્સ હેલિબોર્ન જિયોફિઝિકલ સર્વે સહિત અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાશે

ભારતીય ટીમમાં સાયના નહેવાલ પી વી

સાઈ પ્રણિત કિદાંબી શ્રીકાંત સાત્વિક સાઈરાજ રૈંકી રેડ્ડી ચિરાગ શેદ્દી અશ્વિન પોનપ્પા અને એન

સમગ્ર દેશમાં તેમની જ્યંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વેંકૈયા નાયડુએ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમની જન્મ જ્યંતિએ ભાવભીની અંજલી આપી માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ શ્રી નિવાસ રામાનુજને અંજલી આપી હતી તેમણે સૌને રાષ્ટ્રીય ગણિત દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ઉત્તરપ્રદેશ અકસ્માત ઉત્તરપ્રદેશના આગરા નજીક યમુના એક્સપ્રેસ વે પર ખંદૌલી પોલીસ સ્ટેશન પાસે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે ટેન્કર સાથે ગાડી અથડાતા ગાડીમાં આગ લાગી હતી અને ગાડીમાં સવાર પાંચેય લોકો આગમાં મૃત્યુ પામ્યા હતા

આ સમિતિમાં નિષ્ણાંતો ઈતિહાસવિદો લેખકો આઝાદ હિંદ ફોઝ સાથે જોડાયેલી જાણીતી વ્યક્તિઓ અને નેતાજીના પરિવારજનોનો સમાવેશ કરાશે

નેતાજીએ ભારતની આઝાદીમાં આપેલા અસાધારણ યોગદાનને બિરદાવવા એક વર્ષ સુધી કાર્યક્રમોનું આયોજન કરાશે

ચીનના વિદેશ મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થાની ટુકડીની ચીનની મુલાકાત અંગે સીધી ટિપ્પણી કરી નથી જોકે આ ટીમને સંપૂર્ણ સહકાર આપવા ચીનની તૈયારી બતાવી હતી

સંઘર્ષ વિરામ પાકિસ્તાની દળોએ આજે સવારે પણ સંઘર્ષ વિરામનો ભંગ કરીને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે ભારતની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ભારે ગોળીબાર અને તોપમારો કર્યા હતા સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું છે કે કોઈપણ ઉશ્કેરણી વિના પાકિસ્તાની દળોએ સવારે સાડા નવ વાગે ગોળીબાર અને તોપમારો કરતા સતર્ક ભારતીય દળોએ પાકિસ્તાન દ્વારા કરાયેલા આ ગોળીબાર અને તોપમારાનો વળતો જવાબ આપ્યો હતો ઉલ્લેખનિય છે કે ગઈકાલે સાંજે પણ પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના પ્રંય જિલ્લામાં ગોળીબાર અને તોપમારો કર્યા હતા